મંત્રીમંડળની બેઠક બાદ નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધન કરતાં નાણાંમંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે આ પ્રકારની સંસ્થાઓ બજારમાંથી નોંધપાત્ર રકમ મેળવી શકશે અને લાંબા ગાળાના ભંડોળ એકત્ર કરવામાં પણ મદદ કરશે

મંત્રીએ કહ્યું પ્રારંભિક અનુદાન તરીકે પાંચ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેમણે કહ્યું કે સરકાર વિકાસ સંસ્થાઓને કેટલીક સિક્યોરિટીઝ આપવાની પણ યોજના લાવશે જેના દ્વારા ભંડોળનો ખર્ચ ઘટશે

તેમણે આશ્વાસન આપ્યું કે જ્યારે પણ ખાનગીકરણ થશે ત્યારે દરેક કર્મચારીના હિતોનું રક્ષણ કરવામાં આવશે એક પ્રશ્નના જવાબમાં સુશ્રી સિતારમણે કહ્યું કે જે બેંકોનું ખાનગીકરણ થવાની શક્યતા છે તેઓ ખાનગીકરણ બાદ પણ સંસ્થાગત રીતે યાલુ રહેશે અને કર્મચારીઓના પગાર પેન્શન જેવા બધા હિતોનું રક્ષણ કરાશે સુશ્રી સીતારમણે રાહુલ ગાંધીએ ખાનગીકરણ અંગે કરેલા નિવેદનને વખોડી કાઢતા જણાવ્યું હતું કે શ્રી ગાંધીએ આ પ્રકારની ટીકા કરવાને બદલે સઘન ચર્ચામાં ભાગ લેવો જોઈએ પીએમ ફિનલેન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતે કોવિડ મહામારી દરમિયાન સ્થાનિક સમસ્યાઓની સાથે જ વિશ્વની જરૂરિયાતો પૂર્ણ કરી છે ભારત ફિનલેંડ વર્ચ્યુથલ સમિટને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે દોઢસોથી વધુ દેશોને દવા અને અન્ય જરૂરી માલસામાનનો જથ્થો મોકલ્યો છે

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને ફિનલેંડ ટેકનોલોજી સંશોધન સ્વચ્છ ઉર્જા પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સહકાર ધરાવે છે

આ અંગે વૈશ્વિક સહકાર વધારવા આંતરરાષ્ટ્રીય સૌર મંડળ તેમજ આપત્તિમાં ટકી શકે તેવી માળખાકીય સુવિધા ઊભી કરવા માટેના ગઠબંધન જેવા પગલાઓ લેવામાં આવ્યા છે તેમણે ફિનલેંડને આ બંનેમાં જોડવા અપીલ કરી હતી પ્રધાનમંત્રી પોર્ટુગલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના પ્રધાનમંત્રી અંતોનિયો લુઇસ સાંતોસ ડી કોસ્તાએ બંને દેશોની કોવિડ રોગયાળા અંગેની વર્તમાન પરિસ્થિતિ અંગે યર્યા વિચારણા કરી સમીક્ષા કરી હતી ટેલીફોન ધ્વારા વાતચીત કરતા બંને નેતાઓએ ગઇકાલે કોવિડ રોગયાળાને પહોંચી વળવા માટે ઝડપી અને સમાન રીતે રસીના વિતરણ અંગે ભાર મુકથો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કોસ્તાને ભારતમાં યાલી રહેલા રસીકરણ અભિયાન અંગે જાણકારી આપી હતી તેમણે એમ પણ જણાવ્યું કે ભારતે સિત્તેર થી વધુ દેશોમાં કોરોનાની રસી સહાયતારૂપે મોકલી છે તેમણે આશ્વાસન આપ્યું હતું કે ભારત પોતાની સંપુર્ણ ક્ષમતા સાથે અન્ય દેશોમાં પણ રસી પહોંચાડવાના પ્રયત્નો યાલુ રાખશે બંને નેતાઓએ ભારત યુરોપીય સંઘની આ વર્ષે મે માં યોજાનારી પહેલી બેઠકની તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરી હતી પોર્ટોમાં થોજાનારી આ બેઠકની અધ્યક્ષતા પોર્ટુગલ કરશે શ્રી મોદીએ ભારત યુરોપીય સંઘની વ્યુહાત્મક ભાગીદારીને મજબુત બનાવવા માટે પોર્ટુગલના પ્રધાનમંત્રીની ભુમિકાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે તેવો પોર્ટોમાં શ્રી કોસ્તાને મળવા માટે ઉત્સુક છે

રાજ્યસભાએ ગઇકાલે ખરડાને મંજૂરી આપી દીધી છે

આ મર્યાદા તબીબી ટેકનોલોજી સાથે સુસંગત છે જે ગર્ભાવસ્થાના અદ્યતન તબક્કે ગર્ભને દૂર કરવાની મંજૂરી આપે છે આ બિલનો ઉદ્દેશ ગર્ભ નાબુદ કરવાની પ્રક્રિયાની ગુપ્તતા સુનિશ્ચિત કરવાનો છે અને મહિલાઓની ગોપનીયતાને જાળવે છે

કોવીડ રસીકરણ દેશભરમાં ત્રણ કરોડ અડતાલીસ લાખથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે જેમાં પંચ્યોતેર લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને પહેલો ડોઝ જયારે પિસ્તાલીસ લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસીની બીજો ડોઝ આપવામાં આવ્યો છે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સાઇઠ વર્ષથી વધુ હોય તેવા એક કરોડ યૌદ લાખ તથા પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમરવાળા એકથી વધુ બિમારી ધરાવતા એકવીસ લાખથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે મંત્રાલયે કહ્યું છે કે ગઇકાલે ઓગણીસ લાખ અગીયાર હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી

ગઇકાલે ઓએફએસ માત્ર બિન છુટક રોકાણકારો માટે ખુલ્લુ મુકયું હતું આજે રિટેલ રોકાણકારો ખરીદી કરી શકશે

લોકસભા શિક્ષા કેન્દ્રીય શીક્ષણ મંત્રી ડોકટર રમેશ પોખરીયાલ નીશંકે નવી શિક્ષણ નીતીને આત્મનિર્ભર ભારતની આધારશિલ ગણાવી છે

જે તે ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય શિક્ષણ નીતીમાં બાવીસ ભારતીય ભાષાઓમાં શિક્ષણ પર ભાર મુકાથો છે તેમણે કહયું કે શાળા પાઠથક્રમોમાં પ્રથમવાર આર્ટીફીશીલ ઇન્ટેલીજન્સનો સમાવેશ કરાયો છે આ પહેલા ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે શૈક્ષણિક યોજના માટેની અંદાજપત્રીય ફાળવણીમાં ઘટાડો કરાયો છે તેમ જણાવતાં શિક્ષણ સરકારની પ્રાથમિકતામાં નથી તેવો આરોપ મુકયો હતો કોવિડ રોગયાળા દરમિયાન ડિજિટલ શિક્ષણનો મુદ્દો ઉઠાવતાં શ્રી થરૂરે જણાવ્યું કે વર્તમાન સ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ ભેદભાવપૂર્ણ છે તેમણે મહત્વની શૈક્ષણિક યોજનાઓ પર વધુ ભંડોળ ફાળવીને ઉલી થયેલી ખોટ પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

ઇંગ્લેન્ડના માર્ક વુડે ત્રણ વિકેટો ઝડપી હતી

જીએનએસ રાજેશ શખરન તિરુનલ્લાલ બેઠક પરથી યુંટણી લડશે જયારે જોનકુમાર કામરાજનગર બેઠક પરથી યુંટણી લડશે કોંગ્રેસે પણ ચૌદ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે કમલાકન્નને તિરુનલ્લાલ બેઠક માટે જયારે એમ કન્નનને ઇન્દિરાનગર બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે દરમિયાન કોંગ્રેસે આસામ વિધાનસભા ચુંટણી માટે એકવીસ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે